પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે જઇને શહિદ વિરોને અંજલી આપી હતી ૈ ને તે સાથે જ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો આરંભ થયો હતો વિજય ચોકથી શરૂ થયેલી પરેડ રાજપથ માર્ગ પરથી લાલ કિલ્લા તરફ ગઇ હતી

મારા સંવાદદાતા જણાવે છે કે દેશની સેનાની સજ્જતા ને ક્ષમતા સાંસ્ક્રતિક વૈવિધ્ય દેશમાં થયેલી સામાજીક ૈ ને આર્થિક પ્રગતિનો પરિચય રાજપથ ખાતે યોજાયેલ પરેડમાં પાયો હતો

એફની મહિલા બાઇક યાલકોએ હેરત ભરથા કરતબો રજૂ કર્યા હતા

કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે કાશ્મીરે પરેડમાં પ્રથમ વાર ભાગ લીધો ફવાઇદળમાં તાજેતરમાં સમાવવામાં આવેલા ચીનુક ને પાચે હેલીકોપ્ટરો ને સુખોઇ વિમાનો દ્વારા યોજાયલી ફલાઇ પાસ્ટ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બની હતી

સી સીના કેડેટો પણ જોડાયા હતા ગુજરાતમાં પ્રાચીન સ્થાપત્ય કલાનો પરિચય આપતી રાણકિ વાવનો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ

રાજ્યકક્ષાનો સમારોહ રાજકોટમાં યોજાયો જ્યાં રાજયપાલશ્રી આયાર્ય દેવવ્રતજી એ રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન ૈ ને હેલિકોપ્ટરમાં પુષ્પવર્ષા વચ્ચે રાષ્ટ્રીય તિરંગો લહેરાવ્યો આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ પણ લોકોનું ભિવાદન ઝીલ્યું હતું ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા હજારોની સંખ્યામાં રંગીલા રાજકોટના નગરજનો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયા હતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી

સંસ્કારધામના બાળકોએ પાઈપ બેન્ડની ક્રતિ પણ રજૂ કરી હતી પોલિસદળના જવાનોએ આઈ પી

આ પ્રસંગે શ્રી પટેલે કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિની યોજના મલમાં મૂકી ખેડૂતોનું સશ્કતિકરણ છે તેમ જણાવી રાજ્યના ખેડૂતોના ખાતામાં ત્રણ હજાર કરોડ રૂપિયા જમા થયા હોવાનું તેમણે ઉમેર્યુ હતું આ પ્રસંગે દિવ્યાંગોએ શિવતાંડવ નૃત્ય રજૂ કર્યું હતું જ્યારે શાળા કોલેજના વિદ્યાર્થીઓએ યોગ નિર્દશન પોલ મલખમના કરતબો તથા ઓપરેશન શૌર્થનું નિદર્શન કર્યું હતું

ગુજરાત વડી દાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથે વડી દાલત પ્રટાંગણમાં ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે વડી દાલતના ન્યાયાધીશો વકીલો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

વેરાવળના બિરલા મંદિરથી સોમનાથ મેદાન સુધી યોજાયેલી આ રેલીમાં શહેરના રિક્ષાયાલક ડ્રાઇવરો મોટી સંખ્યામાં જોડાયા હતા આણંદ જીલ્લાના ઉમરેઠ ખાતે જીલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્ય વિધાનસભાના ધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી

સાબરકાંઠા જીલ્લામાં આદિજાતિ વિકાસમંત્રી ગણપત વસાવાના હસ્તે પ્રાતિંજ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નવસારી જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખેર ગામ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જીલ્લા કલેકટર આદ્રા ગ્રવાલે ધ્વજ ફરકાવી રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનું વર્ણન કર્યું હતું